સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

અવસ્થીએ જણાવ્યું છે કે નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડુતોની ઉત્પાદકતામાં વધારો થશે આગામી એપ્રિલમાં કલોલ ખાતે આ પ્લાન્ટ કાર્યરત થવાની શકયતા છે

દેશમાં કોરોનાવાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિથાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલ દર્દીઓ જોતા ઘણા માને છે કે વાયરસ નબળો પડ્યો છે તેમણે ચેતવણી આપી કે આનાથી બેદરકારી ઉભી થઈ છે તેમણે કહ્યું કે રસી પર કામ કરનારાઓ તે કરી રહ્યા છે પરંતુ લોકો સજાગ છે અને ટ્રાન્સમિશન પર કાબૂ આવે છે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શ્રી મોદીએ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એમ કહીને કહ્યું કે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને ઓક્સિજનમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો જરૂરી છે શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવવાની જરૂર પર ભાર મૂક્યો છે ગુજરાત ઉપરાંત દિલ્ફી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં સામેલ થયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોવિડ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા

સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ વર્ષને પ્રિસાઇડીંગ ઓફીસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવાવમાં આવે છે

આ વર્ષે આ સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાથિકા કાર્યપાલિકા તથા ન્યાથપાલિકાના આદર્શનો સમન્વય કરવો આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિયારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સંસદવિધાનસભા વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહથોગ સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિયાર કરશે

આજે ગુજરાતના પત્રકારો સાથે વાતયીત કરતાં ઈફકોના મેનેજિંગ ડિરેક્ટર ડો

એસ

ઓનલાઈન પત્રકાર પરિષદમાં ડો

રાજયપાલ રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવ્યા હતા

તેના ભાગરૂપે રાજથમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે